શ્રી શાહે જણાવ્યઉ છે કે સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓના શિક્ષણ પ્રધ્ધતિમા સમાવેશ કરવાથી ભારતીય વિધાર્થીઓનો રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણ સાથેનું જોડાણ વધુ મજબુ ત થશે નવી દિલ્ફી ખાતે આઈ

આર દ્રારા લોક માન્ય બાળ ગંગાધર તિલકની પુસ્થતિથી નિમિતે યોજાયેલા એક આંતરાષ્ટ્રીય વેબીનાર લોક માન્ય તિલક સ્વરાજથી આત્મનિર્ભર ભારત દરમ્યાન તેમણે વધુ માં જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આત્મનિર્ભર ભારતની પહેલ સ્વદેશી સ્થાનિક પેદાશોના ઉપથોગ માટે પ્રોત્સાફન વગેરે લોકમાન્ય બાલગંગાધર તિલકના વિચારોથી પ્રેરીત છે ગૃહમંત્રીએ દેશમાં સ્વદેશી અને સ્વરાજ આંદોલનના પ્રણેતા તરીકે તિલકના પ્રથાસોને બિરદાવ્યા હતા તેમણે યુ વાનોને તિલક દ્રારા લખાયેલા લેખ વાંચવાનો અનુ રોધ કર્યો હતો જેથી યુ વાનો તિલકના આત્મનિર્ભરતા અને સંસ્કૃતિ વિશેના વિયારોની સમજણ કેળવી શકે

આનાથી પ્રવાસનને વધુ વેગ મળશે તેવો રાજયમંત્રી વાસણભાઈ આહિરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

સુ ધીની ભાર વહન ક્ષમતા વાળા વાહન ખરીદવા માટે નાના સીમાંત મહિલા અનુ જાતિ અને અનુ

કોરોના મહામારીને પગલે સરકાર દ્રારા જાહેર કરાયેલા દિશા નિર્દેશોનું પાલન કરવા સાથે કચ્છમાં આજે ઈદની સાદગી પુ ર્વક ઉજવણી કરવામાં આવી હતી અને સામુહિક ઈદ નમાજ યોજાઈ ન હતી વડીલોએ ઘરમાજ રફીને બંદગી કરી હતી તો સોશ્યલ ડિસ્ટશીંગના પાલન સાથે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી

આ સપ્તાહ દરમિયાન સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનથી થતાં ફાયદાઓથી અવગત કરવામાં આવે છે તેમજ બાળકોને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે